પ્રધાનમંત્રીએ દુઃખ વ્યકત કરી ભારતીય નૌસેનાને રાહત અને બચાવ કાર્ય માટે મોકલવાની દરખાસ્ત કરી છે

ખેડૂત કલ્યાણની યોજનાઓ ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માત્ર મહારાષ્ટ્રમાં જ લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યાં છે

ક્ષેત્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા વિસ્તારમાં સિંચાઈ અને જળ સંરક્ષણનું કાર્ય જળજીવન મિશન શરૂ થતાં કામમાં ગતિ આવી છે શ્રી મોદીએ કહ્યું કે ગોસીખુર્દ બંધનું બંધ પડેલું કાર્ય હવે પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્યું કે આવનારા વર્ષેમાં જળ શક્તિ મંત્રાલય અંતર્ગત જળ સંરક્ષણના સંશાધન બનાવવા અને જળ સંરક્ષણ માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે

તેમણે ખાસ કરીને ઉત્તર મહારાષ્ટ્રના લોકોને પાણીના પ્રોજેકટના અમલ માટે નાણાંની કોઇ ખેંચ નહી પડે તેવી ખાતરી આપી હતી તેમણે ઉમેર્થુ કે તેઓ આ પ્રોજેકટો જલગાવમાં શરુ કરી શકે છે

તેમણે કેન્દ્ર સરકારે પંદર ધનવાન લોકોના પાંચ પોઇન્ટ પાંચ લાખ કરોડ રુપિયાના દેવાને માફ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચુંટણીઓના સંબંધમાં રાહ્લ ગાંધીએ આજે તેમની પ્રથમ રેલીને સંબોધી હતી બાદમાં તેઓ ચંદીવલી અને મુંબઇના ધારાવીમાં યુંટણી સભાને સંબોધે તેવી શકયતા છે

જમ્મુ કાશ્મીર શાસનના રોફીત કંસલે શ્રીનગરમાં આ માહિતી આપી હતી કેન્દ્ર સરકાર ધ્વારા ખીણના વિસ્તારોમાં પ્રવાસીઓને છુટ આપવાના નિર્ણય પછી વહીવટી તંત્ર ધ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે ખીણ વીસ્તારમાં પહેલાથી જ શાળા અને કોલેજો શરૂ થઇ યુકી છે અને લેનલાઇન ફોન સેવા કામ કરી રહી છે આજે શ્રીનગરમાં અઠવાડીક રવિવારનું બજાર ખુલ્લુ રહ્યું હતું લાલચોક રોડ પર કેટલાક રેકડીવાળાઓએ દુકાનો લગાવીને વેપાર કર્યો હતો બજારમાં ખરીદનારાઓની ભારે ભીડ જોવા મળી હતી

ભુસ્ખલનને કારણે છેલ્લા બે દિવસોથી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ હતો તે આજે વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો હતો તપાસ કર્યા બાદ લાઇટ વાહનોને હાઇવેની બંને બાજુએ આવવા જવાની છુટ આપવામાં આવી હતી

તેમણે ભારતીય નવસેના ના જવાનો જેઓ રાહત અને બચાવ કાર્ય માટે ત્યાં જવાના છે તે માટે આનંદ વ્યકત કર્યો હતો સંખ્યાબંધ ટવીટમાં શ્રી મોદીએ જાપાનની પ્રજાની સમયસરની તૈયારીઓથી આ કુદરતી આફત પછી અસરકારક અને જલ્દીથી પુર્વવત સ્થિતિ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો તેમણે કહ્યું કે ટોકીયોની કુદરતી આપત્તીઓ સામે લડવાની પુર્વ તૈયારીઓએ ખુબ પ્રશંસનીય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જાપાનના મુશ્કેલીના સમયમાં ભારત તેમની પડખે છે ગઇકાલે ટોકીયોના દક્ષિણ વિસ્તારમાં હગીબીસ તોફાની વાવાઝોડુ ત્રાટકયુ હતુ અને તે ઉત્તર તરફ વધ્યુ હતું

બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સવિતા કોવિંદ હિરા બા ને રાઇસણ ગામ નજીક તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અહી તેઓ તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે

ત્યારબાદ શ્રી કોવિંદ અને તેમની પત્ની આચાર્ય શ્રી પદ્મ સાગર સુરીજીના આશીર્વાદ મેળવવા કોબા નજીકમાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લીધી હતી

તેઓએ આજે વેટીકન સીટીમાં યોજાયેલા સમારોહમાં આ જાહેરાત કરી હતી

વોંશિગ્ટન ખાતે સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે હાલમાં ભારતનો આર્થિક વિકાસ દર બીજા દેશોની સરખામણીએ સારો રહ્યો છે વૈશ્વિક રીતે રોકાણકારોનું માનસ ખરડાયું હોવાથી મંદીની અસર પેદા થઇ છે

મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠે આ મુદ્દે પ્રતિ દિવસની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટે શરૂ કરી હતી